કોરોનાની પરિસ્થિતિને કારણે મતદાન અને એ અંગેની વ્યવસ્થામાં મોટા પરિવર્તન કરવામાં આવ્યા છે રાજ્યના મુખ્ય યૂંટણી અધિકારી એસ

ઘરેથી નીકળતા પહેલા માસ્ક પહેરી અને સરકારની માર્ગદર્શિકાનું પાલન કરે તેવી અપીલ કરતા કચ્છ જિલ્લા નાયબ યુંટણી અધિકારી શ્રી એમ

પ્રજાપતિએ આ મુજબ જણાવ્યું હતું

આ અંગે વધુ માહિતી આપતા કચ્છ જિલ્લા નાયબ યુંટણી અધિકારી શ્રી એમ

પ્રજાપતિએ આ મુજબ જણાવ્યું હતું

અધિક મુખ્ય નિર્વાચન અધિકારી સામાન્ય વહીવટ વિભાગ યૂંટણી વિભાગ ગાંધીનગરના જાહેરનામાથી આવતીકાલે ક ચ્છ જિલ્લામાં અબડાસા વિધાનસભા મતવિભાગ વિસ્તારમાં રજા જાહેર કરવા જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી કે એ એક ફકમ જારી કરી રજા જાહેર કરી છે

કોઇપણ વ્યકિત વ્યકિતના વેતનમાંથી કોઇ કપાત કે સુધારો કરવાનો રહેશે નહીં અને જો આવી વ્યકિત સામાન્ય રીતે આવા દિવસે વેતન નહીં મેળવે તેવા આધારે નોકરી ઉપર રાખવામાં આવેલ હોય છતાં પણ તેવી વ્યકિતને રજા આપવામાં આવી ન હોત અને તે દિવસે તેને જે વેતન મેળવવા પાત્ર હોય તેટલું વેતન મંજુર કરવાનું રહેશે આ સૂચનાનો યુસ્તપણે અમલ કરવાનો રહેશે તેવું જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી

દ્વારા જણાવાયું છે